કોરોના જેવી તદ્દન અજાણી મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાથબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સમગ્ર વહિવટી તંત્રએ જે રીતે લડત આપી અને આખું ગુજરાત જે રીતે એક થઈને લડયું છે તે અન્ય રાષ્ટ્રો અને રાજ્યો માટે અનુકરણીય છે ગઈકાલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતી રવિ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે અને શ્રી વિનોદ રાવ તથા જિલ્લા કલેકટરો સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ આવો પ્રતિભાવ આપ્યો હતો

કોવિડ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે નાણાં મંત્રાલયે વિશેષ કામગીરી હાથ ધરી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડુતોને રાહત આપવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે

આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે સરકારે બે લાખ કરોડ રૂપિયાના રાહત ધિરાણની જોગવાઈની જાહેરાત કરી હતી જેનાથી માછીમારો અને ડેરી ઉદ્યોગ સહિત અઢી કરોડ ખેડુતોને ફાયદો થવાની સંભાવના છે

સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય પાંચમું છઠું અને દસમું સ્થાન મેળવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો અને નગર વહીવટકર્તા ઓને બિરદાવ્યા છે ગુજરાત ના શહેરો ક્લીન અને ગ્રીન બને તેવી અપેક્ષા શ્રી રૂપાણીએ રજૂ કરી છે અને કહ્યું કે ગાંધીબાપુના સ્વચ્છાગ્રહને પ્રધાનમંત્રી મોદીએ આંદોલન તરીકે આગળ ધપાવતા લોકોએ તેનો સ્વીકાર કર્યો છે તેમણે ઉમેર્યું કે ગુજરાતના શહેર વિશ્વકક્ષાના બને તેવી મહેનત સરકાર કરી રહી છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો ઉત્સાહવર્ધક રહ્યા છે

હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યુ છે કે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ આકાર લઈ રહી હોવાથી ગુજરાત ઉપર પુષ્કળ પાણી પડે તેવા સંજોગ છે વેગીલા પવનને લીધે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી અપાઈ છે નેહલ ઠક્કર મેરીટાઈમ બોર્ડ બંદર અને દરિયાઇ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે આજે કૌશલ્ય વિકાસ મંત્રાલય અને જહાજ મંત્રાલય વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા તેનો ઉદ્દેશ્ય વધતા દરિયાઇ ઉદ્યોગ અને દરિયાકાંઠાના સમુદાયોના કૌશલય વિકાસ માટે પ્રયત્નો કરવાના છે